આ સંદર્ભે ભારત ચુંટણીપંચની માર્ગદર્શિકા અનુસાર નિયત નમુનામાં જરૂરી વિગતો સાથે સબંધિત ચુંટણીના જાહેરનામાંની તારીખ નાં પ દિવસની અંદર ચૂંટણી અધિકારીને અરજી પહોચાડવાની રહેશે

રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનરશ્રી ડૉ

જી કોશિયાએ જણાવ્યુ છે કે રાજ્યના મીઠાઇ ઉત્પાદકોએ તા

બી પ્રજાપતિની અધ્યક્ષતા હેઠળ સમીક્ષા બેઠક ચોજાઇ હતી

શીતલ વૈશ્નવ રાજ્ય સરકારે ગુજરાતની તમામ ખાનગી શાળાઓમાં આ વર્ષ વાલીઓને રપ ટકા ફી રાફત આપવાનો જન હિતકારી નિર્ણય કર્યો છે આ નિર્ણય રાજ્યમાં આવેલી સીબીએસઈઆઈબીઆઈસીએસઈ સીએસઈ સફિતની તમામ ખાનગી શાળાઓમાં ફી માટેની વાલીઓની વ્યાપક રજુઆતો ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની આગેવાનીમાં મળેલી રાજ્યમંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવેલો છે

દેશમાંથી અસ્પૃશ્યતા નાબૂદ કરવાના હેતુથી ગાંધીજીએ સંઘની સ્થાપના કરી હતી અને હરિજન નામથી જ નવા સાપ્તાહિકની શરૂઆત કરી હતી